કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્ફી રેલવે સ્ટેશનથી દિલ્હી કટરા વંદે

પૂર્વ નાણાંમંત્રી પી ચિદમ્બરમે સર્વોચ્ય અદાલતમાં આઈએનએક્સ મીડિયા

બિહારમાં કેટલીક નદીઓમાં પાણીની સપાટી ભયજનક સપાટી કરતાં ઉપર વહેવાથી પુરની પરિસ્થિતિ ગંભીર બની છે

આજે રશિયામાં વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ થશે

મેરીકોમ ભારતનું નેતૃત્વ કરશે

શ્રી મોદીએ કહ્યું કે પ્લાસ્ટીક એ પર્યાવરણ માટે ભારે ખતરારૂપ છે

શ્રી મોદીએ દેશને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કર્યો હતો પ્રધાનમંત્રીએ ખુલ્લામાં શૌચ મુક્તની જાહેરાત ભારતના નક્શાના અનાવરણ વખતે કરી હતી શ્રી મોદીચ્ય કહ્યું કે કેન્દ્ર સરકાર જળ સંરક્ષણ માટે તેના આશાસ્પદ જળ જીવન મિશન માટે ત્રણ લાખ કરોડ રૂપિયા ખર્ચશે તેમણે સ્થાનિક કક્ષાએ પાણીના સોતોનું સંરક્ષણ તેમજ પાણીનું રિ સાઈકલીંગ કરવા સંયુક્ત પ્રયાસો કરવા લોકોને અપીલ કરી હતી પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વમાં ભારતનો દરજ્જો ઉપસી રહ્યો છે જે હ્યુસ્ટનમાં યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમમાં લોકોએ જોયું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રી પ્રસંગે અમદાવાદમાં જીએમડીસી મેદાનમાં માં અંબાની આરતી કરી હતી અને ગરબાને નિહાળ્યા હતા

તેઓએ ટ્વીટ કરતાં કહ્યું કે આ ટ્રેન શરૂ થતાં સંપર્ક અને ધાર્મિક પ્રવાસનને વેગ મળશે

આ દરમિયાન દ્રેન અંબાલા કેમ્પ લુધિયાણા અને જમ્મુ તાવી બબ્બે મિનિટ દરેક જગ્યાએ થોભશે

આદ્રેન મંગળવાર સિવાય સપ્તાહમાં દરેક દિવસોએ યાલશે

પ્રથમ વાણીજયીક ટ્રેન આ મહિનાની પાંચમી તારીખે શરૃ થશે અને તેની ટીકીટનું બુકીંગ આઇ

વેબ સાઇટ પરથી મેળવી શકાશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ

તેમના લખાણમાં શ્રી મોદીએ બાપુના સ્વપ્નને તેમની સરકાર કેવી રીતે સાકાર કરી રહી છે અને ભારત તેમજ વિશ્વને મહાત્મા ગાંધીની આવશ્યકતા છે તે અંગે વાત કરી છે

તેઓ નવી દિલ્હી પહોંચ્યા પછી આજે દિલ્હીમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની ભારત આર્થિક પરીષદમાં હાજરી આપશે પ્રધાનમંત્રી શેખ હસીનાએ ત્રીજી વાર શાસન સંભાળ્યા બાદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજી વાર શાસન સંભાળ્યા બાદ શેખ હસીનાની આ પ્રથમ મુલાકાત છે પ્રવાસ દરમિયાન ઓકટોબરની પાંચમી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે

અમેરિકાના વોશિંગ્ટનમાં ગઈ રાત્રે અમેરિકન થીંક ટેન્ક ગણાતા ધી હેરીટેજ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા કાર્યક્રમને સંબોધતાં તેમણે કહ્યું કે ઓગસ્ટની પાંચમી તારીખથી ભારતીય સુરક્ષા દળો જમ્મુ કાશ્મીરમાં ખુબ જ સંયમતા પૂર્વક વર્તી રહ્યા છે

ચિદમ્બરમે આજે આઇએસએસ મીડીયા કૌભાંડ મામલે સર્વોચ્ચ અદાલતમાં જામીન અરજી દાખલ કરી છે વરિષ્ઠ વકીલ કપિસ સિબ્બલે ન્યાયાધીશ એન

રામાનાની અધ્યક્ષતાવાળી પીઠ સમક્ષ રજૂઆત કરતાં જલદી સુનાવણી કરવા ઉપર ભાર મૂક્યો પીઠમાં ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ કુષણ મુરારીનો સમાવેશ થાય છે શ્રી ચિદમ્બરમની જામીન અરજી પર પીઠે કહ્યું કે આ બાબતની સુનાવણી અંગે મુખ્ય ન્યાયાધઝીશ રંજન ગોગોઇ સમક્ષ રજૂઆત કરવામાં આવશે શ્રી ચિદમ્બરમમાં હાલમાં ન્યાયિક અટકાયત હેઠળ જેલમાં છે

ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્ર વિધાનસભા યૂંટણી માટે ચૌદ ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી છે આ પહેલા ભાજપા દ્વારા એકસી પચ્યીસ ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા હતા એનસીપીએ પણ મહારાષ્ટ્ર વિધાનસભા યૂંટણી માટે તેના સિત્યોતેર ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે એનસીપીના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર બારામતી બેઠક પર ભાજપા ઉમેદવાર ગોપીચંદ પડાલકર સાથે યૂંટણી લડશે આ થાદીમાં જયંત પાટીલ અને છગન ભુજબલના નામનો પણ સમાવેશ થાય છે

સોમાલી ફોગાટને આદમપુર બેઠક પર ઉમેદવાર બનાવાયા છે

કોંગ્રેસ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ચૌર્યાસી ઉમેદવારોની યાદી જાહેર કરી છે

પક્ષના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાને કૈથલ બેઠક પર ઉમેદવાર બનાવાયા છે

નવા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે

હવામાન વિભાગે પટના વૈશાલી બેગુસરાય અને બગડીયા જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપી છે પટના વહીવટીતંત્રે આગામી બે દિવસ માટે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે

જે વિશ્વમાં બોકસીંગમાં ખુબ જ મહત્વનું છે ભારત તરફથી અનુભવી અને યુવાન બોકસરોની દસ સભ્યોની ટીમ ભાગ લેશે છ વાર ચેમ્પીયન બનેલી એમ સી મેરીકોમ એકાવન કીલો ગ્રામની કેટેગરીમાં ભારત તરફથી આ મેડલ મેળવવાની દાવેદાર છે